એઇમ્સના ડેપ્યુટી ડિરેકટરશ્રી શ્રમદીપ સિંહાયે વધુમાં કહ્યુ છે કે એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે કારણ કે અહીં તેમને બધી જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે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 રાજકોટ એઇમ્સ ખાતે ટ્રોમા જનરલ સર્જરી હૃદય ગાયનેક ટીબી કિડની અને મગજ સહિતના ગંભીર રોગની સારવારા પણ ઉપલબ્ધ થશે

યુક્ત બને અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી નલ સે જલ સ્વરૂપે મળે ઉપરાંત વપરાયેલા ગંદા પાણીનો પણ રિયુઝ ઓફ દ્રીટેડ વોટર તરીકે ખેતીવાડી બાગ બગીયા તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં નગર સત્તામંડળી આગળ વધે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ વર્ષ માટેની સોલર પાવર પોલિસી જાહેર કરીને સૂર્યઉર્જા ઉત્પાદન ને ગુજરાતમાં વેગ મળે તેટલી આર્થિક ઉદારતા દાખવી છે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

ભાજપના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે રાજીનામાનો પત્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

પાટીલને લખ્યો છે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભાના અધ્યક્ષને રાજીનામું પત્ર આપશે શ્રી વસાવાના રાજીનામા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે રાજીનામાની સમાચારની સાથે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો તેમના નિવાસસ્થાને ઉમટ્યા હતા

શ્રી વસાવાના રાજીનામા બાદ ગાંધીનગર ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો મંત્રીશ્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ઇકો સેન્સીટીવ ઝોન અંગે ચર્ચાઓ હાથ ધરાઈ હતી ઉલ્લેખનીય છે કે શ્રી મનસુખ વસાવાએ ઇકો સેન્સીટીવ ઝોન મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા તેમના રાજીનામા બાદ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે

રાજ્યમાં સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે જીવજીવન પ્રભાવિત થયું છે

અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે નર્મદા સિમેન્ટ કંપનીમાં ભીષણ આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હંતો આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાયો છે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 પોરબંદરના સંસ્ક્રતિ પરફોર્મિંગ આર્ટ ટીમે દિવ ખાતે ફેસ્ટિવલમાં રાષ્ટ્રપતિ સમક્ષ લોકનૃત્યો રજૂ કર્યા હતા પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ નાં ખારવા સમાજના યુવક યુવતીઓને સાંસ્ક્રતિક કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવતા આ ટીમના હરેશ મઢવી પૂનમબેન પોસ્તરીયા સહિતની ટીમે દિવ ખાતે ફેસ્ટિવલમાં ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ પરંપરાગત રીતે ગરબો ટિપ્પણી રાસડો જેવા પહેરવેશ સાથે લોકનૃત્યો રજૂ કર્યા હતા નવીબંદર ખારવા સમાજના ઉપપ્રમુખ સંજય રાઠોડે પણ ભાગ લઈ રાસડો પરફોર્મન્સ રજૂ કર્યું હતું આ ટીમ દ્વારા સંસ્કૃતિ ઉજાગર કરતું લોકનૃત્ય રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા સોમનાથ મંદિરની આસપાસ પુરાતત્વ ખાતા દ્વારા કરાયેલા સંશોધનનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે જીપીઆર ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યુ છે કે સોમનાથ મંદિરના મેઇન ગેટથી સરદાર વલ્લભભાઇ સ્ટેચ્યુ પાસે જ્યાં જુના કોઠાર નામે બાંધકામ હતુ જે દૂર કરવામાં આવ્યુ છે

જ્યારે સોમનાથ પ્રવેશ પોલીસ ચોકીથી મંદિરની અંદર પ્રવેશ થાય ત્યાં પણ એલ આકારનું ભૂગર્ભમાં બાંધકામ હોવાનું જણાયુ છે ત્રિવેણી સંગમ જતા રોડ પાસે બુદ્ધ ગુફા આવેલી છે ત્યાં ભૂગર્ભમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા ગુફા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સોમનાથ હસ્તકના ગૌલોકધામમાં આવેલા ગીતામંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે

આ વેબિનારમાં ભારતીય શિક્ષણ ચિંતકો સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ ધોષ અને મહાત્મા ગાંધીજીના શિક્ષણ વિશેના અવતરણોની ઉંડાણપૂર્વક છણા જોવા મળી હતી